રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીએ શહીદોને શ્રદ્ધાંજલી પાઠવી

રાષ્ટ્રીય અને સ્થાનિક નેતાઓ પ્રચારમાં જોડાયા છે આવતીકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમીત શાહ ગાંધીનગર મતવિસ્તારમાં પ્રચાર કરશે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ પણ આગામી સમયમાં ગુજરાતમાં પ્રચાર માટે આવશે જામનગર લોકસભા બેઠક ઉપ ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ છે જામનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ જગત રાવલ આ અંગે વધુ માહિતી આપે છે

સાબરકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શ્રી રાજેન્દ્રસિંહ ઠાકોરે કહ્યું હતું કે અમને ગામડાઓમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા

શ્રી વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે દેશના ગરીબો વંચિતો શોષિતો અને પીડિતોને દેશની મુખ્યધારામાંથી બાકાત રાખવાનું કાર્ય કોંત્રેસે કર્યું છે જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા સાડા ચાર વર્ષમાં મોટાભાગની યોજનાઓ દેશના પીડીત શોષિત આદિવાસી અને મધ્યમ વર્ગના વિકાસ માટે કાર્યરત કરી છે

પાંચ લાખ સુધીની આવક આવકવેરામાંથી ફી કરીને મધ્યમવર્ગને રાહત આપી છે

ઉજાલા યોજના હેઠળ સસ્તાભાવે એલ

ડી બલ્બનું વિતરણ કરીને ગરીબના પૈસા બચાવ્યા છે

ખેડૂતોને કિસાન સન્માન યોજના અંતર્ગત સહાય આપીને ખેડ્રતોની સાથે સરકારે ન્યાય કર્યો છે આ પ્રસંગે પ્રદેશના આગેવાનો ધારાસભ્યો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં

બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે કલોલ ખાતે આવેલ તેમની પ્રતિમાને અમીતશાહ ફુલહાર કરી આદરાંજલી અર્પણ કરશે ત્યારબાદ રોડ શો કરશે આ રોડ શો ત્રણ આંગળી સર્કલથી શરૂ કરીને હનુમાનજી મંદિર પાસે પૂર્ણ થશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ

ઉપરાષ્ટ્રપતિ એમ વૈકેંયા નાયડુએ આજે અમૃતસર ખાતેના જલિયાવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક ખાતે શહીદોને શ્રધ્ધાજંલિ અર્પણ કરી હતી

આ પ્રસંગે તેઓ એક સ્મારક સિક્કાનું અને ટપાલ ટીકીટનું વિમોચન કર્યું હતું કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આજે સવારે અમૃતસર ખાતેના જલિયાવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક ખાતે શહીદોને શ્રધ્ધાજંલિ અર્પણ કરી હતી

પ્રજ્ઞાચક્ષ મતદારો મતદાન કરી શકે અને ગુપ્તતા જળવાઇ રહે તેવું ખાસ આયોજન ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવ્યું છે જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે

આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલા ઠરાવ મુજબ ચૂંટણી કાર્યમાં રોકાયેલા તમામ મુલ્કી તથા પોલીસ કર્મચારીઓ અધિકારીઓ ચૂંટણી ફરજ પરના ડ્રાયવર ક્લીનર સહિત ચૂંટણી ખર્ચ નિયંત્રણ ટીમોના તમામ સ્ટાફને કેશલેસ સારવારનો લાભ આપવામાં આવશે આ ઉપરાંત યુ

મહેતા ઇન્સ્ટિટયૂટ ઓફ કાર્ડિયોલોજી સિવિલ હોસ્પિટલ અમદાવાદ એમ પી શાહ કેન્સર હોસ્પિટલ અમદાવાદ ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ ખાતે પણ વિનામૂલ્યે સારવાર અપાશે